નાગરીક મહાલેખા દિવસની ઉજવણી પ્રસંગે બોલતા તેમણે કહયું કે મહત્વના સુધારાઓની આ સિધ્ધિઓ દેશ માટે ગૌરવરૂ બાબત છે તેમણે કહ્યું કે જાહેર નાણાં વ્યવસ્થા ન તંત્રમાં ટેકનોલોજી આધારીત સુધારાઓના કારણે સશકિતકરણ થયું છે

ત્રણ દિવસીય વાર્ષિક બૌધ્યિક સમેલનમાં ભારતીય જીવન દ્રષ્ટિ અને વિયાર અને તેના વૈશ્વિક પરિપ્રેક્ષ્ય પર વિભિન્ન વિષયોના નિષ્ણાંત ધ્વારા વાર્તાલાપ યોજાયો હતો આ સંમેલનમાં દેશ વિદેશથી બુપ્પિજીવી પ્રતિષ્ઠિત નાગરીકો અને વિષય નિષ્ણાંતો ડેલીગેટ તરીકે ભાગ લઇ રહયાં છે

રાજય યુંટણી પંયના સચિવ શ્રી મહેશ જોષીના જણાવ્યા મુજબ આજે પ્રસંગોપાત ખાલી પડેલી નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠકો માટે રરમી માર્ચે મતદાન યોજાશે ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ સાતમી માર્ય છે

જિલ્લામાં આ વખતે ધો

વધુ વિગતો માટે અંજારની મામલતદાર કચેરીનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે નેહ્લ ઠક્કર ઘઉંનો પાક કચ્છમાં ઘઉંના પાકને સમયસર પાણી મળતા વિપુલ ઉત્પાદન થયું છે તેવામાં ધઉંના મબલક પાકનો અંદાજ સેવવામાં આવ્યો છે આગામી પખવાડિયામાં માર્કેટમાં નવા ધઉંની આવકો શરૂ થશે

કચ્છ જ નહીં સમગ્ર ગુજરાતમાં આ વર્ષે ધઉંનું ઉત્પાદન વધવા પામ્યું છે

સર્વાધિક અબડાસા રાપર અને માંડવીમાં ઘઉં સારા પ્રમાણમાં ઉત્પાદિત થયા છે નેહ્લ ઠક્કર સરકારી જાહેરનામાં જીલ્લામાં જાહેર સ્થળોએ પરવાનગી વિના ધરણા દેખાવો સરઘસ જેવા કાર્યક્રમો સમયે સરકારી કચેરીમાં ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા કે રેલી સરઘસ યોજાવાની મનાઈ ફરાવવામાં આવી છે સરકાર દ્વારા અલગ અલગ જાહેરનામાં બહાર પાડી ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે